રાજ્ય સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ વાયુ વાવાઝોડાની અસર હેઠળ રાજ્યમાં વરસાદી માહોલ

ટી સેવા તથા રેલવે આજથી રાબેતા મુજબ થઇ જશે

પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું વાયુ વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવનાના પગલે હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય ન રાખવાની અપીલ કરી છે વાય્ર વાવાઝોડાની અસર હેઠળ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો

મૂશળધાર વરસાદ થયો હોય તેવા જિલ્લામાં ભાવનગર દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને પોરબંદર વગેરેનો સમાવેશ થાય છે જૂનાગઢ અમરેલી અને સોમનાથ એમ ત્રણ જિલ્લા વચ્ચે ફેલાયેલા ગીર જંગલમાં ઝરણાં સજીવન થતાં વહેતા પાણીનો જથ્થો નદીના પટમાં ઠલાઇ રહ્યો છે તો કુવા તળાવમાં પણ નવા નીર આવ્યા છે વાયુ વાવાઝોડાને પગલે સતત અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે પવન ફુકાયો હતો જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં કેરીના પાકને નુકશાન થયું હતું જેમાં કેરીના પાછોતરા પાકને ભારે નુકશાન થયું હતું અહી ધારી ખાંભા રાજુલા જાફરાબાદ પંથકમા પણ અનેક ખેડૂતો આંબાવડીયા ધરાવે છે નાગેશ્રીમા તેમજ ગીરના કેટલાક આંબાવડીયામા કેરીઓ ખરી પડી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડા જેવી આફત સામે લડવાનો અનુભવ તંત્રને આગળ જતા ખુબ કામ લાગશે વાવાઝોડાની વિનાશક અસર ખાળવા માટે મળેલી તમામ મદદ બદલ મોદી સરકારનો આભાર માન્યો હતો લશ્કરની ત્રણેય પાંખ તથા હવામાન ખાતાનો પણ ગુજરાતની જનતા વતી તેમણે આભાર માન્યો હતો દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થતાં જણાવ્યું હતું કે આજથી શાળા કોલેજો બંદર હવાઇ મથક રેલવે તથા એસ ટી

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફનો રેલ્વે વ્યવહાર ધીમે ધીમે શરુ કરવામાં આવી રહ્યો છે રેલ્વે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે ભાવનગર પાલીતાણા અને સુરેન્દ્રનગર સુધી ગાડીઓ દોડવા લાગી છે તો લાંબા અંતરની કેટલીક ટ્રેન રાજકોટ સુધી લઇ જવાઇ રહી છે પરંતુ શ્રી શર્માએ ઉમેર્યું હતું કે ઓખા પોરબંદર ગાંધીધામ ભુજ વેરાવળ તથા હાપા જેવા સ્ટેશનથી ઉપડતી તમામ પ્રકારની ગાડીઓ હજુ પણ કેન્સલ છે અને આ બધી ગાડીઓ મોટા ભાગે લાંબા અંતરનો પ્રવાસ ધરાવતી હોવાથી તેની ખાલી રેક ઉપલબ્ધ થયા પ્રમાણે રાબેતા મુજબના સમયપત્રક ઉપર ટ્રેન દોડતી કરી શકાશે ભાવનગર મંડળની બ્રોડગેજ પર દોડનારી બધી જ ટ્રેનો આજે પોતાના નિયત સમયે દોડશે બ્રોડગેજ પર ચાલનારી કોઈપણ ટ્રેન રદ કરવામાં આવી નથી જ્યારે મીટરગેજ પર ચાલનારી ટ્રેનો બંધ રહેશે મીટરગેજ સેક્સનની સ્થિતિ સામાન્ય થવા પર આ ટ્રેનો પર તેના રૂટ પર દોડશે સૌરાષ્ટ્રની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકના માર્કેટ યાર્ડમાં આજથી વેપાર શર્ કરી દેવાશે

વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જાહેર કર્યું છે કે વાવાઝોડાની આગાહીને પગલે બજાર બંધ રખાયા હતા જેથી ખેડૂતનો માલ પલળે કે બગડે નહિં શ્રી કમાણીએ ખેડૂતોને પોતાનો માલ લઇ વહેલાસર માર્કેટયાર્ડ પહોંચી જવા જણાવ્યું છે

તબીબી અભ્યાસક્રમમાં નીટના આધારે પ્રવેશ લેનાર ગુજરાતના વિદ્યાર્થીએ હવે ડોમીસાઇલ સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં જેમનો જન્મ થયો હોય અને ગુજરાતમાંથી જેમણે દસમાં અને બારમાં ધોરણની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીએ હવે ડોમિસાઇલ જમા કરાવવું પડશે નહીં

અમદાવાદની સુશ્રી સબનમ સહાયે વિદ્યાર્થીનીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે સામાન્ય ક્રમાંક શ્રેણીમાં દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનારી નીતી આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકમાં ભાગ લેવા દિલ્હી જશે રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાનારી આ બેઠકમાં દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સહભાગી થવાના છે

પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક એનાયત સમારંભ યોજાઇ ગયો જેમાં રાજ્યપાલ ઓ પી કોહલી તથા મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાજર રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પદક એનાયત કર્યા હતા રાજ્યપાલ ઓ

કોહલીએ વિદ્યાર્થીઓને દેશ સેવા માટે સમર્પિત બનવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે જ્ઞાનનું અર્જન કરવાની જવાબદારી સંભાળતા વિશ્વ વિદ્યાલયનું કામ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરાવવાનું છે ગાંધીજીના પુસ્તક ઇન્ડિયા ઓફ માય ડ્રીમનું વાંચન કરવાની સલાહ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પના પ્રમાણે નવા ભારતના નિર્માણમાં ગુજરાતની છાત્ર શક્તિનું યોગદાન અગ્રેસર રહેશે

વિદ્યાર્થીઓની સગવડ માટે લેવાયેલી બે ઇ રીક્ષાનું આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું

એરક્રાફ્ટ સહિતની મિલ્કતની હરાજી માટે ત્રણ એજન્સી નોંધાઇ હતી